જેમાં બાળકોની આરોગ્ય તપાસણીથી લઇને સુપર સ્પેશ્યાલીસ્ટ સુધીની સારવારનો સમાવેશ થાય છે

બી બી એસ

ની ગ્રાન્ટ જિલ્લા પંચાયતને ફાળવી છે

અત્રે જણાવીએ કે જયંતીભાઈ ભાનુ શાલી હત્યાકેસમાં સીટ દ્રારા મનીષા ગોસ્વામી અને સુ રજીત ભાઉની ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ કરવામાં આવી છે કલ્પના શાહ્ વિશેષ ટ્રેનો દિવાળી વેકેશનની રજાઓના ધસારાને ધ્યાને લઈને રેલ્વે વિભાગ દ્રારા ભુજ થી બાન્દ્રા વચ્ચે બે વિશેષ દ્રેનો દોડાવવાનો નિર્ણય લેવાયો છે આ દ્રેનો ચાર ફેરા કરશે

આજે હિન્દુ યાતુ ર્માસીની પુર્ણાહુતિ થતા લઝ્નાદિ માંગલિક કાર્યોનો પ્રારંભ થશે આજથી દેવદિવાળી સુ ધી રાજયભરમાં તુ લસી વિવાહનું પણ આયોજન કરાશે આજ સવારથી જ ભગવાન શ્રીકૃષ્ણના મંદિરોમાં વિવિધ પુજન અર્ચન કથા સહિતના આયોજનો કરાયા હતા તો જિલ્લા મથક ભુજના પ્રાયીન શ્રી સત્યનારાયણ મંદિર તેમજ શ્રી દવારકાધીશ મંદિરે તુ લસી વિવહનું ધામધુ મપુ ર્વક આયજેન કરાયુ છે તો જિલ્લાના શ્રી સ્વામી નારાયણ મંદિરોમાં પણ વિશેષ ધાર્મિક આયોજનનો કરાયા છે